ગાંધીનગરમાં વિધાનસભા પરિસર ખાતે પત્રકારો સમક્ષ આ જાહેરાત ગૃહ રાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આજે કરી છે પંચનો અહેવાલ ટાંકતા તેમણે ઉમેર્યું હતું કે ગોધરા કાંડ પછી ના તોફાનોમાં ત્યારના મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કોઇ સંડોવણી જણાઈ નથી તપાસ પંચે નિષ્કર્ષ પર આવવા માટે પ્રધાનમંત્રી બન્યા બાદ શ્રી મોદીનું નિવેદન લીધું છે તપાસપંચના તારણોમાં કલીનચીટ મેળવનાર નેતાઓમાં પૂર્વ ગૃહમંત્રી સ્વ હરેન પંડયા પૂર્વ મંત્રી ભરત બારોટ અને પૂર્વ મંત્રી સ્વ અશોક ભદ્દનો સમાવેશ થાય છે પંચે નોંધ્યું છે કે કોંગ્રેસના પૂર્વ સાંસદ સ્વ અહેસાન જાફરી કેસમાં પણ ગુજરાત પોલીસે પુરતી સુરક્ષા પુરી પાડી હતી તપાસપંચના તારણોમાં જે ત્રણ પોલીસ ઉચ્ય અધિકારીઓની ભૂમિકા નકારાત્મક જણાઇ છે તેમાં સંજીવ ભદ્દ રાહુલ શર્મા અને બી શ્રીકુમારનો સમાવેશ થાય છે

રાજય સરકારે ગોઝારી ઘટના ની તલસ્પર્શી તપાસ માટેજસ્ટીસ જી

નાણાવટી અને જસ્ટીસ અક્ષય એય મહેતાના વડપણ હેઠળ તપાસપંચની રચના કરેલી

સવિતાબેન આંબેડકર આંતર જ્ઞાતિય લઝ્ન સહાય યોજના હેઠળ અગાઉ સહાય યૂકવાતી હતી જે ઉત્તરોત્તર વધારી ને હવે એક લાખ રૂપિયા કરાઇ છે

વિદ્યાર્થીનો પણ સમાવેશ થયો છે ખાનગી સંસ્થાઓ યુનિવર્સિટીઓ સામે થયેલી ફરીયાદ સાબિત થાય તો હવે રૂ

પ્રસ્તાવ રજૂ કરતાં શ્રી રૂપાણીએ કહ્યું હતું કે બાપુએ વ્યક્તિ નહીં પણ વિદ્યાપીઠ હતા

પોતાના બાપુ જેવા સપૂતની યાદગીરી ચિરંજીવ બનાવવા માટે ગુજરાતે ક્યાય અને જરાય કચાશ છોડી નથી તેમ પણ શ્રી રૂપાણી એ ઉમેર્યું હતું અને માહિતી આપી હતી કે દાંડીનું નમક સત્યાગ્રહ સ્મારક રાજકોટનું ગાંધી મ્યૂઝિયમ અને અમદાવાદના સાબરમતી આશ્રમ જેવા વારસા સ્થળનું રિનોવેશન હાથ ધરાયું છે

દીપડાના સગડ મળે છે પણ આદમખોર તેમને હાથતાળી આપી જાય છે દરમ્યાન અમારા પ્રતિનિધિ ઉમેરે છે કે બગસરાના પાદરમાં આવેલી સિયારામ ગૌશાળા ઉપર એક દીપડો ગઈરાત્રે ત્રાટક્યો હતો અને ત્રણ વાછરડીનું મારણ કર્યું હતું વન વિભાગની ટુકડી તાત્કાલિક ગૌશાળા ઉપર પહોચી હતી અને ત્યાં રહેલા પશુને સલામત સ્થળે ખસેડવાનું કામ શરૂ કરાવ્યુ હતું દીપડાના ત્રાસથી ભયગ્રસ્ત બનેલા ગામડાની શાળાઓમાં ભણવા જતાં વિદ્યાર્થીઓ ડરે છે અને ધોળા દિવસે પણ સિમમાં જવાનું લોકો ટાળી રહ્યા છે દત્ત જયંતિની રાજ્યભરમાં ધાર્મિક હર્ષોલ્લાસ પૂર્વક ઉજણી કરવામાં આવી રહી જુનાગઢ ગીરનાર ક્ષેત્રમાં ભવનાથ તળેટી ખાતે ભગવાન ગુરૂ દત્તાત્રેયની જન્મજયંતિ ધામધૂમથી ઉજવવામાં આવી હતી

જેમાં હજારો ભાવિકો શહેરીજનો અને તમામ અખાડા ના સંતો જોડાયા હતા યાત્રામાં જોડાયેલા ભાવિકજનો સાધુ સંતોની વિશાળ હાજરીમાં છેલ્લે દત્ત મહારાજની પ્રતિમાને ભવનાથ મંદિરમાં આવેલ મૃગીકુંડમાં સ્નાન વિધિ કરાઇ દત જયંતીની ઉજવણી પૂર્ણ કરવામાં આવી હતી નારેશ્વર ખાતે રંગ અવધૂત આશ્રમમાં તથા ગરૂડેશ્વર વાસુદેવાનંદ સરસ્વતી આશ્રમમાં પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા અમદાવાદમાં સરખેજ ખાતે દત્ત મંદિરમાં આજે અખંડ ધૂન તથા ગુરુ લીલામૃત પારાયણ કરવામાં આવ્યું હતું

ત્રણ વર્ષથી શરૃ કરવામાં આવેલી આ પરિક્રમામાં અંદાજે પાંચ હજાર શ્રદ્ધાળુઓ સ્વયંભૂ જોડાય છે આ પરિક્રમા માગસર માસની અમાસથી શરૂ થાય છે પાવગઢની તળેટીમાં આવેલા વાઘેશ્વરી મંદિરથી આ પરિક્રમાનો આરંભ થાય છે

વહીવટીતંત્ર દ્વારા જાહેર સુવિધા ઉપરાંત તાત્કાલિક આરોગ્ય સુવિધા પૂરી પડાશે અને જંગલ વિસ્તાર માટે વન વિભાગના કર્મચારીઓ સહાયરૂપ બનશે

રાજકોટ જિલ્લામાં વસવાટ કરતાં ગ્રામીણ ગરીબોને ઝૂપડાને બદલે પાક્કુ અને પોતાનું મકાન મળવાનો યોગ ઊભો થતાં સૌ મોદી સરકારને દુવા આપતા થાકતા નથી